તેમજ મિલ્ક પ્રોસેસિંગ પેકેજીંગ પ્લાન્ટનું ખાતમુર્ફત પ્રધાનમન્ત્રી શ્રી મોદીના ફસ્તે કરવામાં આવશે

ગઈકાલે ગાંધીનગર ખાતે પત્રકારો સાથેની વાતયીતમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ કહ્યું હતું કે રાજ્વ્નમાં ફાયર સેફ્ટીના કડક અમથી લોકોના જાન માલ મિલકતને રક્ષણ આપવા ફાયર સેફટી અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે

તદુપરાંત ઊંચા મકાનો શાળા કોલેજો કોમર્શીયલ કોમ્પ્લેક્ષ વગેરે ને ફાયર એન ઓ સી માટે કચેરીમાં ન જવું પડે અને પ્રક્રિયા માં પારદર્શીતા લાવવા ફાયર સેફટી ક્રોમ્પલંસ પોર્ટલ વિકસાવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે

ઘાસ એકત્રીકરણની કામગીરી પૂર્ણ થયા બાદ આ ધાસને ગોદાઉનમાં વન વિભાગ દ્વારા સંગ્રહિત કરવામાં આવશે

વધુ માહિતી મુજબ ઉલ્કા દર્શન માટે ટેલિસ્કોપ કે દુરબિનની જરૂર નહી રહે પરંતુ અંધારામાં નરી આંખે નિહાળી શકાશે

હવા માન સમગ્ર કચ્છમાં ઠંડીની લહેર ફરી વળી છે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા અને રાજસ્થાનમાં પશ્ચિમી વિક્ષોભ સર્જાતા શનિવારથી વિશેષ ઠંડી અનુભવી રહી છે